જી

એસ મલિક સહિતના ઉચ્ય અધિકારીઓ સાથે મહત્વની બેઠક યોજાઈ હતી ત્યારબાદ હરામીનાળા અને ક્રિક વિસ્તારની મુલાકાત લઇ તેઓ આ વિસ્તારની સલામતિ અંગે સમીક્ષા કરી હતી

લોકલ ગીફટ બોક્સમા કચ્છની અલગ અલગ કળાનો સમનવય જોવા મળશે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ વોકલ ફોર લોકલની જે પહેલ કરી છે તે અહીં સાર્થક થાય અને કચ્છના કારીગરોની કલા પણ ઉજાગર થાય તેવા ઉદેશ્ય સાથે લોકલ ગીફટ બોક્સનું આયોજન કરાયું છે આ અંગે વ્ધુ માહિતી આપતા કારીગર ક્લિનિકના શ્રી નિલેશભાઈ પ્રિયદર્શીએ આ મુજબ જણાવ્યું હતું

કચ્છનું કાશ્મીર નલિયા રાજ્યનું સૌથી ઠંડુ મથક બન્યું હતું ચોમાસામાં રેકોર્ડ બ્રેક વરસાદ વરસ્યા બાદ શિયાળો પણ લાંબો અને ધારદાર રહે તેવી આગાહી અગાઉ જ કરી દેવામાં આવી છે પાછલા એકાદ અઠવાડિયાથી ઠંડીનો ચમકારો અનુભવવાનો શરૂ થઈ ગયો છે

મુંબઈ ઈન્ડિયન્સ દિલ્હી કેપિટલ્સ સનરાઈઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોરે પ્લે ઓફમાં પોતાની જગ્યા બનાવી લીધી છે દિલ્ફી અને બેંગલોર પાસે પ્રથમવાર ટાઈટલ જીતવાની તક છે જ્યારે મુંબઈ પાંચમીવાર અને હૈદરાબાદ ત્રીજીવાર ચેમ્પિયન બનવા પ્રયાસ કરશે